ગઈકાલે સવારે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલી ઝાયડ્સ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી

આ ઉપરાંત તેમણે ઝાયડ્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલી ઝાયકોવ ડી રસીની વિકાસ પ્રક્રિયા તેની ટ્રાયલ તથા વિતરણના આયોજન અંગે વૈજ્ઞાનિકો અધિકારીઓ સાથે વાતચીત કરી હતી ડિસેમ્બરમાં ઝાયકોવ ડી રસીના ક્લીનીકલ ટ્રાયલના ત્રીજા તબક્કાનો આરંભ થશે ઝાયડ્સ કેડિલાના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાતથી વૈજ્ઞાનિકો સહિત બધાને પ્રેરણા મળી છે

તેમણે રસીના અત્યાર સુધી થયેલા પરિણામોમાં મળેલી સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા

મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપ અથવા માય જી ઓ વી મંચ ઉપર મોકલી શકે છે

કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પત્રકારો સાથે વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી શાહે કહ્યું કે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આગામી ત્રીજી ડિસેમ્બરે ખેડૂતોને કૃષિ કાયદાઓ બાબતે સર્વગ્રાહી ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે વિરોધ કરનાર ખેડૂતોએ આ ચર્ચામાં જોડાવું જોઈએ તેવી અપીલ ગૃહમંત્રીએ કરી હતી

જેમાં ભારત શ્રીલંકા અને માલદીવનો સમાવેશ થાય છે આ બેઠકમાં ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની અત્યારની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી બેઠકમાં દરિયાઈ ક્ષેત્રમાં જાગરૂકતા માનવીય સહાયતા આપદા રાહત સંયુક્ત અભ્યાસ અને દરિયાઈ પ્રદૂષણ સહિત ઘણા ક્ષેત્રોમાં પારસ્પરિક સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી ભારત શ્રીલંકા અને માલદીવે દરિયાઈ સુરક્ષા અને ખતરા પર વિયાર વિનિમય કરી દરિયાઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સહ્યોગ આપવા સહ્મતી દર્શાવી